મુખ્યમંત્રી શ્રી એ કચ્છમાં નર્મદાના પાણી પહોયાડવાના કામોની વિગતવાર સમીક્ષા માટે ગાંધીનગર ખાતે ઉચ્યસ્તરીય બેઠક યોજી હતી

રાજીવ કુમાર ગુપ્તાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કચ્છમાં નર્મદા યોજનાના નહેર માળખાના કામોની વિગતો રજુ કરી હતી

મુખ્યમંત્રી એ કચ્છ જીલ્લા કલેકટરને જમીન સંપાદનનો પ્રશ્ન ઝડપથી ઉકેલવા સુયના આપી હતી

તેઓના આશ્રિતને પણ નજીકના સમયમાં આ સહાયની રકમ યુકવી દેવામાં આવશે

જેમાં એક તબીબ બે સ્ટાફ નર્સ એક ફિમેલ હેલ્થ વર્કર એક એલ એચ વી એક મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા એક પેસન્ટ એટેન્ડટનો સમાવેશ થાય છે

જયારે જી કે જનરલ હોસ્પીટલમાં સારવાર મેળવી રહેલ કોરોના ગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું છે લખપતની જીએમડીએલમાં આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા પર વર્ષીય કોરોનાગ્રસ્ત પુરૂષ દર્દીનું ગઈ રાત્રે મૃત્ય નીપશ્યું હતું

તેઓ કોરોના ઉપરાંત ઓબેસિટી ડાયાબીટીસ અને હાયપરટેન્શનથી પીડાતા હતા

જીલ્લામાં ગઈકાલે નોંધાયેલા નવા પાંચ કેસીમાં રાપરના ખાનગી તબીબ તેમજ અંતરિયાળ બેલા ગામના બે દર્દીઓનો સમાવેશ થાય છે

અંજાર તાલુકાના માર્ગ મકાન વિભાગના કુલ રૂ

હાલમાં આ કામો ડીટીપી લેવલ પર છે